પી

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે વરસાદને કારણે તેમજ પૂરના પાણી રસ્તાઓ પરથી પસાર થવાના કારણે માર્ગોને કરોડો રૂપિયાનું નૂકસાન થયુ છે જે રસ્તાઓ પરના નાળાપુલોને પણ ભારે વરસાદને કારણે નૂકશાન થયેલ છે એ રસ્તાઓ તથા નાળાપુલો પણ પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો સ્ટેટ હાઇવે જિલ્લા માર્ગોને તથા અન્ય ગ્રામ્ય માર્ગોને પણ નૂકસાન થયુ છે તેમાં જે ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અગ્રીમતાના ધોરણે મરામત કરીને વાહનવ્યવહાર પુર્વવત થાય એ રીતે કામ કરવાનું શરૂ કરી દેવાયું છે તેમણે ઉમેર્યુ કે નાગરિકોને સુવિધા આપવા માટે માર્ગો પર જે નૂકશાન થયું હોય અને ધોવાણ થયુ છે તે તમામ માર્ગો પર માટી કામ મેટલ કામ અને ડામર પેચ વર્કના કામો શરૂ કરી દેવાયા છે જે સત્વરે પૂર્ણ કરાશે ઉપરાંત આગામી સમયમાં વરસાદ ન પડે ઉઘાડ નિકળે અને અનૂકુળ પરિસ્થિતિ રહે તો માર્ગ મકાન વિભાગ દ્વારા હોટ મીક્સ પ્લાન્ટ શરૂ કરાવીને પેવરથી ડામર પેચવર્કના કામો સત્વરે યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે ગાંધીનગરમાં સાડા છ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ અતિ વિશિષ્ટ સરકીટ હાઉસનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે લોકાર્પણ કર્યુ હતું

આઇ પી ડાઇનીંગ હૉલની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે ઉપરાંત રાજ્ય સરકારના અધિકારીઓ તથા મહાનુભાવો સાથે બેઠકો યોજી શકાય તે માટે કોન્ફરન્સ હૉલની સુવિધા પણ ઉપલબ્ધ બનાવી છે

પી

પી

પી

પી

ગાંધીનગરમાં બે પ્રારંભિક ટી પી

પી

મુખ્યમંત્રીએ જે ટી પી અને ડી પી

પી

આજે જામનગરના ધ્રોલ તાલુકાના ભૂચર મોટી યુદ્ધ મેદાન ખાતે શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા શહિદોની યાદમાં બે હજારથી વધુ રાજપુતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વી

સિંહે જણાવ્યું હતું કે જે રીતે ભૂચરમોરી યુદ્ધનો ઇતિહાસ આજે પણ લોકોને યાદ છે તે જ રીતે આજે આ સર્જાનાર વિક્રમ પણ એક ઇતિહાસ બનીને રહેશે જે લોકો તેમના ઇતિહાસને અને સાંસ્કૃતિક વિરાસતને ભૂલી જાય છે તે પ્રજા પતનના માર્ગે જાય છે જે સમાજ તેનો ઇતિહાસ ભૂલી જાય છે તે ક્યારેય આગળ વધતો નથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું સંસ્કાર અને શિક્ષણના સમન્વય થકી સમાજ દેશના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપે આ પ્રસંગે યુ પી ના સાંસદ જગદંબિકા પાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ એવોર્ડમાં હેલ્થ ખેતી શિક્ષણ રાષ્ટ્રીય યોજનાઓનું અમલીકરણ ટેકનોલોજી મહિલા અને બાળ વિકાસ તેમજ ઇન્કલુઝીવ ઇનોવેશન સ્કીલ ડેવલોપમેન્ટ અને એનર્જી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા

જેમાં વલસાડ જિલ્લાને ઇન્કલુઝીવ ઇનોવેશન કેટેગરી હેઠળ ધ ઇન્ડીયન એકક્ષપ્રેસ એકસલન્સ ઇન ગર્વનન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે વલસાડ જિલ્લા કલેકટર સી

ખરસાણ જણાવે છે કે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા ઇ મેઘ અર્લી ર્વોનિંગ સીસ્ટમ ઉપયોગી નીવડી શકે છે રાજ્યભરમાં આવતીકાલે ક્રષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ક્રષ્ણ મંદિરો ગૂંજતા થશે જે માટે મંદિરમાં તડમાર તૈયારીઓ ચાલી રહી છે દ્વારકા જગત મંદિરને રંગબેરંગી આકર્ષક રોશની અને ફૂલોથી શણગાર્યું છે સાવચેતીના પગલારૂપે સલામતી વ્યવસ્થાપણ મજબૂત બનાવાઇ છે વધુ વિગતો આપે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી બાઇટ કરણ જોષી ડાકોર અને શામળાજી મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિશેષ આયોજન કરાયા છે અમદાવાદ વડોદરા ભાવનગર વગેરે કૃષ્ણમંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો સહિતના વિશેષ આયોજનો કરાયા છે

શ્રૃંગાર આરતી અખંડ કિર્તન મહાઆરતી સહિતના કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભાડજના હરિકૃષ્ણ મંદિરમાં આવતીકાલે મહાઅભિષેક તેમજ હિંડોળા મહોત્સવ યોજાશે દરમ્યાન રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેરમાં આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો વીસ જેટલા ફ્લોટ જોડાશે પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે હાલોલની કલરવ શાળામાં કે જી ના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ જન્મ તેમની બાળલીલાઓ જેવી કે માખણ ચોરી નાગદમન મટકીફોડ જેવા દેશ્યોને નૃત્ય અને ગીતો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જન્માષ્ટમીના પાવન પર્વના અવસરે રાજ્યના સો નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે શ્રી દેવવ્રતે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ તમામના જીવનને ઉત્તમ બનાવે છે સૌને ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવાની પ્રેરણા આપે છે મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ છે કે જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે ત્યારે આ પર્વ સમાજમાં પ્રેમ શાંતિ સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદેઢ બનાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે મલ્હાર મેળાને ખુલ્લો મૂક્યો હતો

એટલે કે મેળામાં પાન મસાલા સીગારેટ બીડી અને તમાકુના ઉત્પાદનના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે વિશેષમાં પ્લાસ્ટીક ફી રાખવાની પણ તાકીદ કરાઇ છે મેળામાં ખાણી પીણીના સ્ટોલમાં પણ બીજી વખત ઉપયોગ થઇ શકે તેવી જગ્યાએ પૂંઠાની વસ્તૂઓ અને નાશ થઇ શકે તેવી વસ્તુમાં ખાણીપીણી આપી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

દરમિયાન ભાવનગર ખાતે આજથી જવાહર મેદાન ખાતે લોકમેળાનો રંગારંગ પ્રારંભ થયો છે

તેમજ સતત ત્રણ દિવસ સુધી મુખ્ય સ્ટેજ પરથી રાજ્યના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થશે જામનગર ખાતે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગઇકાલે લોકમેળાને ખુલ્લો મુક્યો હતો